અબડાસા બેઠકની પેટા યૂંટણી કચ્છની અબડાસા બેઠકની પેટા યૂંટણી નું મત્તદાન ત્રીજી નવેમ્બરે યોજાનાર હોવાથી તંત્ર સજ્જ બની તૈયારીમાં લાગી ગયું છે કચ્છના નાયબ ચૂંટણી અધિકારી એમ

વી એમ

બે સેશનમાં યોજાયેલા આ વેબિનારમાં પ્રથમ સેશનમાં ઇન્ડિયન પ્લેનેટરી મિશન વિશે અમદાવાદની ફીઝીકલ રિસર્ચ લેબોરેટરીના ડાયરેકટર ડો અનિલ ભારદ્વાજ હાજર રહ્યા હતા બીજા સેશનમાં આત્મનિર્ભર ભારતની એન્જનીયરીંગ નાવિક ટેકનોલોજી અને એપ્લિકેશન અંગે ઇસરોના ડાયરેકટર નિલેશ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા એન્જનિયરીંગ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભર ભારતની સ્વદેશી નાવિક ટેકનોલોજી અને તેના ઉપયોગ વિશે માહિતી આપતા તેમણે જણાવ્યુ કે નાવિક એક ચિપ છે ઇસરો દ્વારા બનાવેલ આ ચિપને આ સિસ્ટમને જીપીએસ કહેવાય છે દેશની પરિભ઼મણ કક્ષમાં પ્રવેશ કરતા વિવિધ પદાર્થને સિકયુરીટીના કારણસર તે ઓળખી કાઢેછે ભારતની નજીકના દરિયાઇ કે આકાશ માર્ગે કોઇ સ્ટીમ્બર વિમાનો હોડી કે મિસાઇલ જેવુ કશુ પણ પ્રવેશ કરે તો જીપીએસ ચીપ દ્વારા તેની જાણ થઇ જાયછે

કેમ્પમાં હાજર રહેનાર લોકોને પોષણ સુધારવામાં ઉપયોગી થાય તેવી ઔષધ કિટ પણ વિના મૂલ્યે આપવામાં આવી હતી તેમ આયુર્વેદ હોસ્પિટલમાં વૈદ પંચકર્મ તરીકે ફરજ બજાવતા આયુર્વેદ અધિકારી ડો કમલેશ જોશીએ જણાવ્યું હતું